તેમણે કહ્યું કે આપણે દવાઇ ભી કડાઇ ભી મંત્ર યાદ રાખવો જોઈએ ઉપરાંત લોકોને અપીલ પણ કરી છે કે રસી લો સાવચેતી રાખો અને સલામત બનો

પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં ડોકટર શંશાંકે કોવીડની પહેલી અને બીજી લહેર વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો તેમણે કોવીડની આશંકા હોય તો સારવાર વહેલી લેવી વિયારો સકારાત્મક રાખવા યોગ પ્રાણાયમ જેવા પૂરક ઉપાયો કરવા વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મેળવવા ઉપર ભાર મૂકયો હતો

પ્રધાનમંત્રીએ પરિવારના સભ્યોની સંભાળ લેવાની સાથે સાથે કોવીડના દર્દીઓની સેવા કરતી રાયપુરની નર્સ ભાવના ધૂવ સાથે વાતચીત કરી અને દર્દીઓ સાથેના અનુભવો જાણ્યા હતા એવી જ રીતે બેંગલરૂની સીસ્ટર સુરેખાએ પણ પોતાના અનુભવો જણાવીને કહ્યું કે દરેક નાગરીકે જવાબદાર વ્યક્તિ તરીકે સામાન્ય લક્ષણો ધરાવતા પાડોશીને શરૂઆતના તબક્કામાં પરિક્ષણ કરવા તથા રસી લેવા પ્રોત્સાહન આપવું જોઇએ શ્રી મોદીએ એમ્બ્યુલન્સના ડ્રાયવર સાથે પણ કોવીડના દર્દીઓ અંગે વાતયીત કરી હતી

પ્રભુ મહાવીર દ્વારા અપાયેલા અહિંસા અપરિગ્રહ અને આત્મસંયમ જેવા જીવન મૂલ્યો સમાજને પ્રેરણા આપે છે કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે સવિશેષ પ્રાર્થના અને નવકાર મંત્રના જાપ થઈ રહ્યા છે